આજે ભુજ ખાતે પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા કલેકટર કુલદીપસિંહ ઝાલા અને નાયબ ચૂંટણી અધિકારી એમ

પ્રજાપતિએ એ અંગેની વિગતો આપી હતી

આ ઝુંબેશનો હેતુ મતદાર યાદીને સુધારી અને અપડેટ કરવાનો છે નેહલ ઠક્કર ઉડતા ઉપકરણ કચ્છ જિલ્લા કલેકટર દ્વારા રીમોટ સંચાલિત ઉડતા ઉપકરણના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું છે

કચ્છમાં આવેલા તમામ બંદર લશ્કરી છાવણી તથા સરકારી ઇમારતોની રખેવાળી કરવાની પ્રાથમિક જવાબદારી જિલ્લા પોલીસ હસ્તક હોવાથી ઉડતા ઉપકરણના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે કારણ કે રીમોટ વડે ઉડતા સાધન વડે જાસૂસી થઇ શકે છે અથવા તેના ઉપર વિસ્ફોટક લાદી હુમલો થઇ શકે છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

અલમજીદ નામના આ વહાણમાં માલનું લોડિંગ કરાઈ રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી બધો જ સામાન ભરાઈ ગયા બાદ આ વહાણ શારજાહથી યમનની સફર ખેડવા માટેની તેયારીમાં હતું જોકે આગના બનાવ વચ્ચે વહાણના તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો આકસ્મિક લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી આગના આ સમાચારને પગલે કચ્છના વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વહાણવટીઓ તેમજ ખલાસીઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે નેહલ ઠક્કર વરસાદ કચ્છમાં મેઘમહેર ચાલુ રહી છે

ભુજમાં આજે કેટલાય સ્થળોએ વરસાદથી પાણી વહી નીકળ્યા હતા આજે દિવસ દરમિયાન ગાંધીધામ તાલુકાના શિણાય અબડાસા તાલુકાના ભવાનીપર લખપતના કપુરાશી અને માંડવી તાલુકાના કોકલીયા ગામોએ મેઘમહેર થઈ હોવાના સમાચાર થયા છે બિદડાથી અમારા સમાચારમિત્ર જેઠાલાલ સંઘાર જણાવે છે કે બિદડા અને તેમની આસપાસના ગામોમાં અંદાજે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો નેહલ ઠક્કર કૌશલ્ય એવોર્ડ વિશ્વ બેંકની સહાયથી અને કેન્દ્રના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જિલ્લા કૌશલ્ય વિકાસ યોજના પુરસ્કાર માટે કચ્છ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે કચ્છના તત્કાલીન કલેકટર રેમ્યા મોહને કચ્છની પરંપરાગત હસ્તકલાની આધુનીક કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં યોજના રજૂ કરી કરી હતી

રાજ્યના અધિક મુખ્ય સચિવને લખેલા પત્રમાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે

તેમને વિનામ્રલ્યે સારવાર આપવામાં આવી હતી હોસ્પિટલ તબીબોએ સેવા આપી હતી ખોજા સમાજના અગર્ણીઓએ હોસ્પિટલની સેવા પ્રવૃતિને બિરદાવી હતી નેહલ ઠક્કર પત્રિકા વિમોચન કચ્છ ઈતિહાસ પરિષદના મુખપત્ર કચ્છ સાંસ્કૃતિક પત્રિકા અંક પાંચનું આવતીકાલે સાંજે પ વાગ્યે મહારાણી પ્રીતિબાના હસ્તે વિમોચન થશે મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં રણજીત વિલા ખાતે આયોજિત પુસ્તક વિમોચન પ્રસંગે કચ્છ ઈતિહાસ પરિષદના સભ્યો ઈતિહાસરસીકો વગેરેને ઉપસ્થિત રહેવા મંત્રી પ્રમોદ જેઠીની યાદીમાં જણાવાયું છે